ગુરૂવારે મતદાન થશે

વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે

તેમણે આઝાદી બાદ રાજયમાં કોંગ્રેસ અને બીજેડીની સત્તા હોવાથી ઓડિશાના લોકો ગરીબી હેઠળ જ રહ્યા હોવાનું જણાવ્યું હતું

જેમાં તેમની બીજી બેઠક વાયનાડ સહિત કેટલાક વિસ્તારોને આવરી લેશે પથાનપુરમ ખાતે સંબોધન કરતાં તેમણે ન્યાય યોજના અંગેના નાણાં ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ અને લોકો પાસેથી આવશે તેમ જણાવ્યું હતું શ્રી ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સુનિશ્ચિત કરશે કે જેમણે નાણાં ચોર્યા છે તે પરત કરે

ડી એ મોરચો દેશના નાગરીકોની આશા આકાંક્ષાઓ પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે

ડી ન્યુઝને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે નાના અને સીમાંત ખેડૂતોને લઘુત્તમ આવકની બાંહેધરી આપવા માટે જ એન ડી એ સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધી યોજના શરૂ કરી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ભારત વૈશ્વિક સત્તા તરીકે ઉપસી આવ્યો છે

શ્રી મેનકા ગાંધીના નિવેદનોની સખત શબ્દોમાં ટીકા કરી છે

આ પ્રચાર પ્રતિબંધો આજે સવારના છ વાગ્યાથી લાગુ થયા છે

વી એમ

સીસ્ટમ લગાવશે મુખ્ય ચૂંટણી અધિકારી વી

કાંથારાવે ગઇકાલે ભોપાલમાં પત્રકારોને જણાવ્યું હતું કે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ આ કાર્યવાહી કરવામાં આવશે

પુણે ખાતેના દંપતીએ કરેલી અરજીના આધારે ન્યાયાધીશ એસ એ બોબડેના વડપણ હેઠળની બેંચે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અદાલતે આ અંગે પ્રતિભાવ અદાલતને સોંપવાનો નિર્દેશ આવ્યો છે અદાલતની પીઠે એવુ અવલોકન કર્યું હતું કે સર્વોચ્ચ અદાલતે અગાઉ કેરળના સબરીમાળા મંદિરને લગતો ચૂકાદો આવ્યો હોવાથી તે આ કેસની સુનાવણી હાથ ધરશે

સર્વેચ્ચ અદાલતે કાર્તી ચિદંબરમ અને નલીની ચિદંબરમ સામેની ફોજદારી કાર્યવાહી રદ કરવાના મદ્રાસની વડી અદાલતના આદેશની સામે મનાઇ હુકમ ફરમાવવાનો ઇનકાર કર્યો છે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની બેંચે આવકવેરા વિભાગે મદ્રાસની વડી અદાલતના ચૂકાદાને પડકારતી કરેલી અરજી અંગે પ્રતિભાવ આપવાનો નિર્દેશ કાર્તિ અને નલીની ચિદંબરમને આવ્યો છે ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી પી ચિદંબરમના પુત્ર કાર્તિ તથા પુત્રવધ્ શ્રીનીધિ દ્વારા વિદેશમાં રહેલી અસ્કયામતો અને બેંક ખાતાઓની વિગતો કથીત રીતે જાહેર કરી નથી એને લગતો આ કેસ છે

અમેરીકા દ્વારા ગઇકાલે જારી કરવામાં આવેલી પ્રવાસ અંગેની સલાહ પોથીમાં પાકિસ્તાનને ત્રીજા લેવલની ફુટેગરીમાં દર્શાવ્યું છે અને બલુચિસ્તાન ષેબર પશ્નુનવા પ્રાંત પાકિસ્તાન સરહદ સહિત પાકિસ્તાનનો કેટલાક ભાગને ઉચ્ચ જોખમી વિસ્તારની ઓળખ આપીને ચોથા લેવલની કેટેગરીથી ઓળખાવામાં આવી છે

સુત્રોના જણાવ્યા પ્રમાણે મતદાતાઓને લલચાવવા માટે ગેરકાયદે રોકડ રાખવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ છાપો પાડવામાં આવ્યો હતો

વિભાગે મુઝફફરપુર જીલ્લા બોર્ડના અધ્યક્ષના સંબંધી અને ભૂતપૂર્વ ધારાસભ્ય મુસાફિર પાસવાનના કાર્યાલય અને નિવાસ સ્થાનેથી પણ ગેરકાયેદે રોકડ અને સોનું જપ્ત કર્યા હતા

આ મિલ્કતોમાં દિલ્હી પંચકુલ્લા અને સિરસા ખાતેના એક ફલેટ એક નિવાસસ્થાન અને જમીનનો સમાવેશ થાય છે

ઉલ્લેખનીય છે કે સી બી આઈ દ્વારા ચૌટાલા અને તેમના કુટુંબીજનો સામે અપ્રમાણસર મિલ્કતનો કેસ દાખલ કરાયો છે

આ સાથે શ્રી પ્રભુએ તમામ હિસ્સેદારો સાથે તેમની સુખાકારી માટે પણ કામ કરવા કહ્યું છે જેટ એરવેઝ તીવ્ર નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે

તથા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો પણ રદ કર્યા છે

ગઇકાલે વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય તટરક્ષક દળના પેટ્રોલીંગ માટે ઉપયોગી વીરા જહાજને કાર્યરત કરવાના સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા જનરલ રાવતે જણાવ્યું હતુ કે વીરા જહાજની મદદથી તટરક્ષક દળના જવાનો વધુ અસરકારક રીતે જળસરહદનું રક્ષણ કરી શકશે